આંધ્રપ્રદેશ અરૂણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ આંદામાન નિકોબાર અને લક્ષ્યદ્વિપ તેલંગાણા અને ઉત્તરાખંડમાં પ્રથમ તબક્કામાં આ રાજયોની લોકસભાની બધી બેઠકો ઉપર મતદાન થશે આ ઉપરાંત આસામ બિહાર છત્તીસગઢ જમ્મુ અને કાશ્મીર મહારાષ્ટ્ર મશ્નિપુર ઓડીશા ત્રિપુરા ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ પ્રથમ તબક્કામાં મતદાન થશે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દક્ષિણ ગુજરાતના સોનગઢમાં એક ચૂંટણીરેલી સંબોધી હતી આ વેળાએ પ્રધાનમંત્રીશ્રી મોદીએ પાડોશી દેશ પાકિસ્તાન પર આતંકવાદના નિકાસનો આરોપ મૂક્યો હતો દરમ્યાન પ્રધાનમંત્રીશ્રી મોદીએ કોંગ્રેસ પક્ષને સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકના પૂરાવા માંગીને સુરક્ષાદળોની શૌર્યતા પર વાંધા ન ઉઠાવવા જજ્ઞાવ્યું હતું શ્રી મોદીએ યુવા અને પ્રથમ વખતના મતદારોને દેશના ઉજળા ભવિષ્ય માટે મતદાન કરવા જજ્ઞાવ્યું હતું

તેઓ કચ્છ મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી વિનોદ ચાવડાની કામગીરીનો ચિતાર આપવા સાથે આગામી સમયમાં પક્ષની યોજનાઓ સને લક્ષ્યાંકો પર પણ પ્રકાશ પાડશે આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પણ આવતીકાલે ભયાઉ તાલુકાના આધોઈ અને ત્યારબાદ રાપર ખાતે જાહેર સભા સંબોધશે

અસ્મિતા પર્વ દરમિયાન સાહિત્ય સંગોષ્ઠી કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત નૃત્ય મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે

પણ બફાર સાથે ભારે ઉકળાટનો અનુભવ લોકોએ કર્યો હતો

આશુતોષ અંતાણી આઇ પી

ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રીકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડીયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેયમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો ત્રણ વિકેટથી વિજય થયો હતો

આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ઈલેવન વચ્ચે મેચ રમાશે